જમ્મુ કાશ્મીરને વિધાનસભા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ તથા લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાશે

બંધારણીય આદેશ બહાર પાડ્યો

બાળક માટે ક્રખ આપતા સરોગસી નિયમન ખરડાને લોકસભાએ પસાર કર્યો નાન્યતર

માલદીવના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિની ધરપકડ કરી માલેની જેલમાં મોકલાયા

કેટલાક પક્ષોએ ખરડાના વિરોધમાં સભાત્યાગ કર્યો હતો આજે સવારે ગૃહમંત્રી મીત સાહે આ ખરડો રજુ કર્યો હતો ને ગૃહમાં તેની પર યર્યા થઇ હતી બિલ રજુ કરતી વખતે ગૃહમાં વિરોધપક્ષે ભારે હોહા કરી હતી

ડીએમકેના તિરૃયી શિવા આટલી ઉતાવળ સામે પ્રશ્ન કર્યો

સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવે પણ સરકારની ઉતાવળ સામે પ્રશ્ન કર્યા હતા

આ ઉપરાંત ફવા ને સંવેદનશીલ સમાચારોથી દૂર રહેવા પર પણ ભાર મૂકાયો છે

આ સુધારેલા આદેશ નુસાર વિધાનસભાની સલાહના આધારે રાષ્ટ્રપતિ કાર્ય કરશે તેવી જાગવાઇ છે

તેમણે ભાજપે બંધારણની હત્યા કર્યાનો આરોપ મૂક્વો હતો દરમિયાન જમ્મુ કાશ્મીરમાં જમ્મુ ડીવીઝનમાં પરિતેસ્થતિ સામાન્ય છે

જમ્મુકિશ્તવાર રીઆસી ડોડા ને ઉધમપુર જિલ્લાઓમાં શિક્ષણ સંસ્થાઓ બંધ રઠી હતી રસ્તાઓ સૂમસામ હતા ને દુકાનો પણ બંધ રહી છે

સલામતી બંદોબસ્ત વધુ સઘન કરાયો છે દરમિયાન જમ્મુ કાશ્મીર ભાજપ એકમે સરકારના નિર્ણથને આવકાર્યો છે ને આ માટે પ્રધાનમંત્રી પ્રત્યે આભાર દર્શાવ્યો છે

તેમાં વેપારી ધોરણે ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ ખરડામાં સરોગસીની વ્યાખ્યા કરવામાં આવી છે કૂખ આપનાર માતા કોઇ દંપતિના બાળકને જન્મ આપી શકે છે આરોગ્યમંત્રી હર્ષવર્ધને જણાવ્યું કે તાજેતરમાં ભારત તેનું ગ્રણી કેન્દ્ર બન્યું છે ને તેના સરકારક નિથમન માટે આ સુધારાઓ લાવવામાં આવ્યા છે

આ ઉપરાંત વેપારી ધોરણે ઉપયોગ કે પ્રયાર કરવાને ગુનો ગણવામાં આવ્યો છે

તેમને શિક્ષણ આરોગ્ય રોજગારી સહિત જુદી જુદી સગવડો આપવાનો હેતુ છે આ બિલનું સભ્યો દ્વારા સ્વાગત કરાયું તે નુસાર નાન્યતર જાતિના લોકો ગૌરવપૂર્ણ રીતે જીવી શકશે યર્ચામાં ભાગ લેતાં ભાજપના મનોજ તિવારીએ કહ્યું કે આ ખરડામાં તેમની તમામ જરૂરિતાયો આવરી લેવામાં આવી છે ને લોકોનો તેમના પ્રત્યેનો ભિગમ પણ બદલાશે શિવસેનાના વિનાયક રાઉતે કહ્યું કે નાન્યતર સાથેના ભેદભાવને દૂર કરવાના ને કલ્યાણકારી પગલાં લેવાથાં છે

તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને નૂતન ભારતનાં પ્રયાણમાં સંસદના આધુનિકરણને આવરી લેવા જણાવ્યું હતું સંસદ સભ્યો વતી સંસદનું ગૌરવ જળવાય તેની પર તેમણે ભાર મૂક્યો હતો

તેમણે સમાજવાદી પાર્ટીના સંજય શેઠ સુરેન્દ્રસિંહ નાગર ૈ ને કોંગ્રેસના ભુવનેશ્વર કાલીટાનાં રાજીનામાં સ્વીકારી લીધાં છે

સેશન્સ ન્યાયાધીશ ધર્મેશ શર્માએ સાતમી ઓગસ્ટે વધુ સુનાવણી રાખી છે

તેના બે સંબંધીનાં મોત થયાં છે

આ તેમની ચીનની પ્રથમ મુલાકાત છે તેઓ ચીનના વિદેશમંત્રી વાંગ થી સાથે ભારત ચીન સાંસ્કૃતિક મંડળની બેઠક યોજશે આ ઉપરાંત દ્વિપક્ષી સંબંધો અંગે પણ વિચારણા કરશે

ભંડોળનાં દુરૂપયોગ કેસમાં પૂછપરછ રાખવા તે ભારતમાં ગેરકાયદે ધુસતા પકડાયા હતા ભારતે તેમને પ્રવેશ આપવા મનાઇ ફરમાવી હતી દીબને માલે લઇ જવાયા હતા પોલીસે દીબનો પાસપોર્ટ જપ્ત કરેલો છે